રાષ્ટ્રવ્યાપી ઑનલાઇન ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન તેમણે નિષ્ણાતો અને પ્રભાવકો સાથે વાતચીત કરી હતી ફિટ ઇન્ડિયા ઝુંબેશના પ્રથમ વર્ષ નિમિત્તે ઉજવણી માટે આ સંવાદનું આયોજ ન કરવામાં આવ્યું હતું ભાગ લેનારાઓએ તેમની તંદુરસ્તી અંગે માર્ગદર્શન અને ટીપ્સ વહેંચતા જોતા હતા જ્યારે પ્રધાનમંત્રીએ તેમના સારા સ્વાસ્થ્ય વિશેના વિયારો અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શ્રી મોદીએ ફિટ ઈન્જિયા યોગ્ય ફીટનેસ પ્રોટોકોલ પણ જાહેર કર્યા હતા શ્રી મોદીએ ક્રિકેટર વિરાટ કોહલી અભિનેતા મિલિંદ સોમણ ક્રટબોલર અફશન આશીક સહિત અન્ય લોકોની સાથે વાતયીત કરી જેમણે તેમની સાથે તેમના અનુભવો શેર કર્યા આ પ્રસંગે તેમણે તમામ દેશવાસીઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે એક વર્ષમાં ફીટ ઇન્ડિયા આંદો લન લોકોનું આંદોલન બની ગયું છે દેશમાં શરીરની માવજત અંગેની જાગૃતિ વધી રહી છે અને તેનાથી જોડાયેલા એક્ટિવિએટ્સમાં પણ વધારો થયો છે તેમણે કહ્યું આજે વિશ્વના ઘણા દેશોએ તંદુરસ્તીને લગતા ઘણા લક્ષ્ચો નક્કી કર્યા છે અને ઘણા મોરચા પર તેમના પર કામ કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયા જર્મની યુકે યુએસએ જેવા ઘણા દેશો મોટા પ્રમાણમાં અભિયાન યલાવી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે સામાન્ય રીતે માતાપિતા આપણને બધી સારી ટેવો શીખવે છે યુવાનો તેમના માતાપિતાને યોગ્ય જીવનશૈલી અપનાવવામાં મદદ કરવા માટે આગેવાની લે છે પ્રધાનમંત્રીએ કહ્યું યોગ મુદ્રા કસરત ચાલવું આરોગ્યપ્રદ આહાર અને સ્વિમિંગ હવે આપણી પ્રકૃતિની સભાનતાની કલા બની રહી છે તેમણે કહ્યું ફિટ ઈન્ઠિયા મુવમેન્ટ દ્વારા કોવિડ સમયગાળા દરમિયાન તેનો પ્રભાવ અને સુસંગતા દર્શાવવામાં આવી છે આ પ્રસંગે યુવા બાબતો અને રમત પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું કે ગયા વર્ષે ફીટ ઈન્ડિયા આંદોલન શરૂ કરતી વખતે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે તે લોકોની યળવળ બનવી જોઈએ હવે ફીટ ઈન્ડિયા મુવમેન્ટ સાચી રીતે લોકોનું આંદોલન બની રહી છે અને પાછલા એક વર્ષમાં ઘણાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટેકાના ભાવ હંમેશાં કેન્દ્ર સરકારનો વફીવટી નિર્ણય રહ્યો છે અને તે આવું જ રહેશે મંત્રીએ આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો સર કારની ટીકા કરવા માટે કંઇ ન હોવાથી તેઓ મુદ્દા ઉભા કરી રહ્યા છે તેમણે ઉમેર્યું કે કેન્દ્રચે ખરીફ અને રવી પાક માટે ટેકાના ભાવ જાહેર કરી દીધા છે અને ખરીફ પાકની લણણી થતાં જ સરકારની ખરીદી શરૂ થશે મંત્રીએ કહ્યું કે નવા કૃષિ બીલથી ખેડૂતોને ત્યાં વસૂલવામાં આવતા ટેક્સ વિના યોગ્ય લાગે તેવા ભાવે એપીએમસી મંડીની બહાર પોતાનું ઉત્પાદન વેચવાની સ્વતંત્રતા મળે છે

મંત્રીએ એમ પણ કહ્યું કે આ કાયદાઓ વાવણી સમયે વેચનારાઓને ભાવની બાંહેધરી આપશે અને વેચાણ કરારો ફક્ત પેદાશો સાથે જ વ્યવહાર કરશે અને ખેતીની જમીનનો કોઈ ઉલ્લેખ કરી શકાય નહીં આ અગાઉ સંસદે ખેડુતોનું ઉત્પાદન વેપાર અને વાણિશ્ર્ય સુવિધા બિલ અને ખેડુતો સશક્તિકરણ અને સંરક્ષણ ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ બિલનો કરાર કર્યો હતો જો કે વિરોધી પક્ષો કાયદા અંગે સવાલ ઉભા કરી રહ્યા છે

કૃષિ અંગેના બે બિલ પસાર થયા દરમિયાન કરેલા વિરોધ અંગે પણ તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું કે વિરોધ પક્ષોનું રાજકારણ દિશાહીન બન્યું છે અને રાજ્યસભામાં વિપક્ષોએ ગૃહને શરમજનક બનાવ્યું હતું શ્રી જાવડેકરે કહ્યું કે વિરોધી પક્ષના સભ્યોને બેસવાનો બોલવાનો અને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે પરંતુ તેઓ બહાર નીકળી ગયા તેમણે કહ્યું કે તેઓ બહાર ગયા દેખાવો કર્યા અને રાષ્ટ્રપતિને મળવા ગયા

ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આમાંથી સાડા પાંચ લાખથી વધુ અરજીઓમાં લોન મંજુર કરવામાં આવી છે અને લગભગ બે લાખ અરજીઓની લોનનું વિતરણ કરાયું છે

તેમાં જણાવ્યા અનુસાર લોન મંજૂરી પ્રક્રિ યાને ઝડપી બનાવવા અને ધીરનારને કામગીરી સરળ બનાવવાના હેતુથી અરજીઓને સીધા બેંક શાખાઓમાં જ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જે ત્રણ મંત્રીઓને પડતા મુકાયા છે તેમાં કૃષિ પશુચિકિત્સા અને પશુપાલનમંત્રી વી હેંગ ખાલીન સમાજ કલ્યાણ મંત્રી શ્રીમતી નિમયા કિગપેન અને શ્રમ અને રોજગાર મંત્રી થોકયોમ રાધેશ્યામ છે ત્રણેય શાસક ભાજપના છે શ્રીમતી નિમયા કિગપેન કેબિનેટમાં એકલા મહિલામંત્રી હતા રાજ્યપાલ ડો નજમા હેપતુલ્લાએ તેનો સ્વીકાર કર્યો છે

સ્થાનિક શેરબજારમાં તેના કારણે આજે સતત છઠ્ઠા સત્રમાં ઘટાડો નોંધાયો હતો

આ મામલે એનસીબી તપાસ દરમિયાન કેટલાક લોકોની પુછપરછમાં ખંભાતાનું નામ બહાર આવ્યું હતું

શેખર બાસુના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો

પરમાણુ ઊર્જા સાથે તેઓ જોડાયેલા હતા ભારતને અણુ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

આંગડીના દુખદ નિધન પર શોક વ્યક્ત કર્યો છે કેબિનેટે સદગત શ્રી આંગડીની યાદમાં બે મિનિટ મૌન પાબ્યું હતું કેબિનેટે એક ઠરાવ પણ પસાર કર્યો જેમાં જણાવ્યું કે તેમના અવસાન પછી રાષ્ટ્ર એક જાણીતા નેતા શિક્ષણવિદ એક જાણીતા સંસદસભ્ય અને સક્ષમ વહીવટદાર ગુમાવ્યા છે

તેને શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા